ભૂમિકા ભજવશે પ્રધાનમંત્રીએ લોકોને આગ્રહ કર્યો છે કે સ્થાનિક કક્ષાએ બનેલી ચીજવસ્તોની ખરીદીને પ્રાથમિકતા આપે જેથી સ્થાનિક લોકોના જીવનમાં ખુશાલી આવશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં જણાવ્યું હતું કે નાગરિકતા સુધારો કાયદો નાગરિકતા છીનવવા માટે નહીં પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે

શ્રી મોદી કહ્યું કે જેન નેક્સના નામથી ઓળખાતી અમારી યુવાપેઢી ભારતના આધુનિકીકરણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે શ્રી મોદી કહ્યું કે આપણી યુવાપેઢીને અરાજકતાથી નફરત છે અને આ પેઢી અવ્યવસ્થા અને અસ્થિરતાને પણ સહન નથી કરતી શ્રી મોદીએ કહ્યું કે અમારી નવી પેઢીનવી વ્યવસ્થા નવી પ્રણાલી નવો જમાનો અને નવા વિયારોને પરિલક્ષિત કરે છે તેમણે કહ્યું કે દેશ યુવાનોથી આશા કરે છે કે તેઓ દેશને નવી ઊંચાઇ સુધી લઇને જાય

આ જ સંદર્ભમાં તેમણે કારગીલની કાતીમા પરવીનનો ઉલ્લેખ કર્યો જે તાલીમ મેળવીને તામિલનાડૂના તિરપુરમાં કાપડ વિભાગમાં સુપરવાઇઝર છે

મુખ્યમંત્રીશ્રીએ નાગરિકતા આપવાના નાગરિકતા બિલનો વોટબેંકની રાજનીતિથી દોરવાઇને વિરોધ કરનાર લોકો પોતે ગુમરાથ છે અને બીજાને ગુમરાહ કરવા પ્રયાસ કરી રહયા છે તેવો મત વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ પવિત્ર અઝિ પાવક સ્થળે વંદના કરવાનો અવસર મળ્યા બદલ ફતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમણે આ પવિત્ર અઝ્નિ ની અખંડ જયોતના આશીર્વાદથી ગુજરાતના વિકાસની જયોત પણ અખંડ જલતી રહેશે અને સમગ્ર માનવજાતના કલ્યાણની દિશામાં ભારતના રોલ મોડલ તરીકે ગુજરાત પ્રસ્થાપિત કરશે તેવી શ્રધ્ધા વ્યકત કરી હતી

એમ ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો અને પ્રેરણાદાથી ઉદાહરણ પુરૂ પાડયું હતું મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે મેરથોન દોડ એ એકતાનું પ્રતીક છે શ્રી મોદીના ફિટ ઇન્ડીયા અને સ્વસ્થ ભારત તંદુરસ્ત ભારતના મંત્રને મૂર્તિમંત કરતા રાજકોટની જનતાએ આયોજકોને બિરદાવ્યા હતા

એફ સંશ્થા દ્વારા મેરેથોન દોડના રૂટની માપણી અને પસંદગી કરાઇ હતી

નાગરિકને હેરાનગતિ કે મુશ્કેલી ઉભી કરવાનો સરકારનો કોઇ જ ઇરાદો નથી અશિક્ષિત લોકોને સાક્ષી તરીકે વ્યક્તિને લાવવાની મંજૂરી સત્તાવાળાઓ આપશે આ ઉપરાંત અન્ય સાબીતી અને કોમ્યુનિટીની ચકાસણીના પણ પરવાનગી અપાશે કોઇપણ ભારતીય નાગરિકને કોઇપણ જાતની હેરાનગતિ થશે નહિં જેઓને ઘર નથી અને ગરીબ તથા અશિક્ષિત છે તેઓની ઓળખ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા હોય છે તેનો પણ ઓળખ માટે ઉપયોગ કરી શકાશે

અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ રાજસ્થાન અને સુરત પોલીસ તથા યાઇલ્ડ કમિશને સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આજે વહેલી સવારે દરોડો પાડ્યો હતો

જેમાંથી મુખ્યત્વે યાની કીટલી હોટલ રેસ્ટોરન્ટમાં બાળમજૂરો કામ કરતા હતા ઘણા બાળમજૂરો ગેરેજ જરદોશી એકમો અને કાપડ ઉદ્યોગમાં પણ કામ કરતા પકડાયા છે દિવ્યાંગ મહિલા ક્રિકેટ તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના બરડીપાડા ગામની દિવ્યાંગ મહિલા રમીલાબેન કોકણીએ પોતાની મહેનતથી ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે રમીલાબેન કોકણી બાળપણથી દિવ્યાંગ હોવા છતાં એમ

એડનો અભ્યાસ કર્યો છે